આંગણવાડી કાર્યકરના વેતનમાં છસો રૂપિયા તથા તેડાગરના અને મિની આંગણવાડી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જોબ પ્લેસમેન્ટ પોર્ટલનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા ન હોય તેવા બાંધકામ શ્રમિકોને રાજ્ય સરકાર મૃત્યુના કિસ્સામાં ત્રણ લાખની સહાય આપશે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝીટવ કેસ હજી સુધી નોંધાયો નથી

જણાવતા રાજ્યના અગ્રસચિવ ડોકટર જયંતિ રવિ

આ માટે રાજ્ય સરકારને રૂ

તેમાં હવે માસિક રૂ

તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને હાલ માનદ વેતન તરીકે રૂ

શિક્ષણ માટેના વૈશ્વિક ધારાધોરણો અને માપદંડો પ્રમાણે શિક્ષકોનું ઘડતર કરવા તેમણે અપીલ કરી હતી આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓથી ગુજરાતના વિદ્યાર્થીઓને દેશ વિદેશની વિવિધ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે

આ બોર્ડ હેઠળ નોંધાયા ન હોય તેવા શ્રમિકોને પણ મૃત્યુના કિસ્સામાં નિયત સહાય આપવામાં આવે છે તેમ વિધાનસભાગૃહમાં બાંધકામ સાઇટ ઉપર થતા અકસ્માત અંગે ધારાસભ્યશ્રીના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું

જેમના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે તેમણે જણાવ્યું કે માત્ર એક સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે ડોકટર જયંતિ રવિએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જણાવાયા અનુસાર તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે

મોટી મેદની એકઠી થવાની હોય તેવા કાર્યક્રમો રદ થઈ રહ્યા છે

કંડલા અને મુંદ્રા ખાતે આવેલા બંદર ઉપર આવતા જહાજના સ્ટાફનું આરોગ્ય પરીક્ષણ ચાલી રહ્યું છે વેરાવળ બંદર ઉપર માછીમાર સમાજને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટેની તાલીમ આપતો કાર્યક્રમ એન

ની ટુકડી દ્વારા થોજાઇ ગયો

ગુજરાતમાથી ચૂંટાયેલા જે યાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેના એક સભ્યનો સમાવેશ થાય છે